એસ ટી

એસ ટી

રાજ્યની તમામ જિલ્લા તિજોરી કચેરીઓ દ્વારા ઓનલાઇન ઇ પેમેન્ટથી ચૂકવણું કરવામાં આવે છે

નોંધારાનો આધાર એવી સરકાર દ્વારા મા બાપના અચાનક મૃત્યુ પ્રસંગે તેના પર આશ્રિત પરિવારના બાળકો નિરાશ્રિત ન બની જાય તે માટે રાજ્ય સરકાર પાલકની ભૂમિકા ભજવે છે

પ હજાર અને અકસ્માતમાં મૃત્યુના કિસ્સાને રૂા

તબક્કાવાર આ યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે હાલની સ્થિતિએ કુદરતી અને અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તેના કુટુંબના સભ્યને રૂા

ઉલ્લેખનીય છે કે કોઇપણ જમીન મિલકત ખરીદવામાં કે વેચવામાં આવે ત્યારે તેની કાયદેસરની નોંધણી થાય તે જરૂરી છે

મુખ્યમંત્રી શ્રી વિજયરૂપાલી ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાલી અને અન્ય પદાધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા પ્રાસંગિક ઉદ્દબોધનમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સૌનો આભાર માન્યો તેમણે કહ્યું કે વિધાનસભામાં છઠ્ઠીવાર લોકસભામાં સતત બીજી વાર તમામ બેઠકો પર વિજય બાદ જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપની વિજયયાત્રા ચાલી રહી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ મંત્રને જનતા જનાદેશનો વ્યાપક ટેકો મળી રહ્યો છે શ્રી અમીતશાહના સંગઠન નેતૃત્વને પણ લોકોએ આવકાર્યું છે

ગઇકાલે કિંજલ દવેના ભાજપમાં જોડાયા પછી આજે અરવિંદ વેગડા અને ઐશ્વર્યા મઝમુદાર સહિત અડધા ડઝનથી વધુ ગાયક કલાકારો ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે સામેલ થયા છે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી જીતુ વાઘાણી અને અન્ય આગેવાનોની ઉપસ્થિતમાં આ કલાકારો પક્ષમાં જોડાયા હતાં ભાઇ ભાઇ ગીતથી જાણીતા અરવિંદ વેગડા તેમજ ઐશ્વર્યા મઝમુદાર ઉપરાં સૌરભ રાજ્યગુરૂ કૃણાલ ભટ્ટ અલ્પા ઠાકર સૌમ્ય પંડ્યા સહિત વિવિધ કલાકારો ભાજપના સભ્ય બન્યા હતા ગુજરાતી ગાયક કલાકાર ઐશ્વર્યા મઝમુદાર ભાજપનો ખેસ ધારણ કર્યા પછી પત્રકારોને પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો

બે કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં આર્મીના જવાનો સાથે હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા ઉમટવા હતા

આ અગાઉ મંગળવારે દિલ્હીથી ઇન્ડિગો ફલાઇટમાં ભારતીય આર્મી દ્વારા વીર શહીદ મહંમદના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો

નરેશભાઈ ચૌધરીને શ્રદ્વાંજલિ આપવા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા નાગાવાસણ ગામના કોન્સ્ટેબલ નરેશભાઈ ચૌધરીનું અચાનક હાર્ટએટેકના હુમલાથી અવસાન થતા સિદ્ધપુર પોલીસ સ્ટાફ તરફથી તેમની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ

વરસાદ રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ નોંધાયો છે

જૂનાગઢ રાજકોટ વંથલીમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે ગીરગઢડા વેરાવળ કલ્યાજ઼પુરમાં પજ઼ બે ઈંચ વરસાદ થયો છે મેંદરડા વઘઇ વિસાવદર અને રાપરમાં દોઢ ઈચ વરસાદ થયો છે જ્યારે રાપર જેતપુર સૂત્રાપાડા ઉચ્છલ માંગરોળ મુંદ્રા અને પોરબંદરમાં એક ઇંચ વરસાદ થયો છે

વરસાદના અભાવે પાક નુકશાનના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ બગડી રહી છે આ સંજોગોમાં કૂષિ વિભાગે આકસ્મિક પાક આયોજન જાહેર કર્યું છે કૂષિ નિષ્ણાંતોના મતે અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોએ બાકી રહેતી જમીનમાં તલ બાજરી મગ મઠ જુવાર દિવેલા સહિતનું વાવેતર કરવું તેમજ ટૂંકાગાળાના પાકનું વાવેતર કરવું

વરસાદ આવશે તો વાવેતર વધશે મેઘમહેર કચ્છમાં ગઇકાલે વિવિધ વિસ્તારોમાં વત્તા ઓછા અંશે મેઘમહેર ચાલુ રહી હતી પાટનગર ભૂજના ઘણા વિસ્તારોમાં ગઈ સાંજે હળવા વરસાદનું ઝાપ્ટું પડતા ઘણા સ્થળોએ માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા જોકે વધુ વરસાદની આશા ફળીભૂત થઈ નહોતી અને વાદળો વિખેરાઈ જતા ગરમી અનુભવાઈ હતી